નિર્મલા સિતારમણની જાહેરાતના પગલે શેરબજારમાં બે હજાર પોઈન્ટનો ઉછાળો થયો છે આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારતા જણાવ્યું હતું કે કોર્પોરેટર ટેક્સમાં કરાયેલ ઘટાડાના પગલે દેશમાં ખાનગી રોકાણ અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે અને દેશમાં વધુ રોજગારીની તકો ઊભી થશે

તેવી જ રીતે નોમિનેટેડ એજન્સી પાસેથી સોનાની જેમ ચાંદી અને પેટિનમ મેળવવાને જીએસટીમાંથી પૂર્ણપણે મુક્તી અપાઈ છે આ ઉપરાંત હોટેલ ઉદ્યોગને લઈ પણ ઘણી છૂટેછાટ આપવામાં આવી છે

આ તમામ દર પહેલી ઓક્ટોબરથી લાગ્ર થશે કેન્દ્રીય રસાયણ ખાતર તેમજ વહાણવટા મંત્રી મનસુખ માંડવીયા આજે અમદાવાદની મુલાકાતે છે શ્રી માંડવિયા આજે સવારે બંદર અને તેને લગતા ક્ષેત્રોના વિકાસ અને તકો અંગેની એક આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધશે ગુજરાત યુનિવર્સિટીના સોનેટ હોલ ખાતે આ પરિષદ યોજાશે આ ઉપરાંત શ્રી માંડવિયા જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી ઉદ્યોગની તકો આ વિષય પર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનારી પરિષદમાં પણ ભાગ લેશે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખૂશીના સમાચાર છે પરિવહન વિભાગે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે જેના પગલે હવે ઓટોમેટિક ગિયરવાળી કાર વડે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારે રાબેતા મૂજબ ચાલુ રહેશે

આર પી નંબર પ્લેટ જેવી અરજીઓના ઝડપી નિકાલ માટે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી

આ દિવસે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધીત લર્નિંગ લાયસન્સ ડ્રાવિંગ લાયસન્સ લાયસન્સ રિન્યૂઅલ રી ટેસ્ટ અને હયાત લાયસન્સના વર્ગમાં ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહીં

ખરીફ અને રવિ મોસમમાં પાક લેવો સંભવ બનતા નાના અને સિમાંત ખેડૂતોનું જીવનધોરણ ઊચું આવશે ગ્રામીણ વસતિ તથા પશુ માટે પીવાના પાણીનો પ્રશ્ન ઊકેલાશે

હવામાન નિયામક જયંત સરકારે કહ્યુ છે કે ભારે પવન સાથે વરસાદ પડવાનો હોવાથી માછીમારોએ દરિયાથી દૂર રહેવું તેમણે ઉમેર્યું હતું કે ચોમાસ્ત વિદાય લેવાનું હોય તેવા કોઈ સંકેત હજુ મળતા નથી એટલે ગુજરાતમાં વરસાદની મોસમ લંબાઈ શકે છે

સૌરાષ્ટ્ર પંથકની કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલાળા તથા સુત્રાપાડામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો તો અમરેલી પંથકમાં કુંકાવાવથી માંડી રાજૂલા સુધીની પટ્ટીમાં વરસાદ વરસ્યો હતો

રાજકોટથી જેતપુર અને વીરપુર વચ્ચે ગઇકાલે પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ધોરાજી ઉપલેટા પંથકમાં પણ મૂશળધાર વરસાદ ગઇકાલે બપોર બાદ શરૂ થયો હતો તો જૂનાગઢ શહેર સહિત ગીરનાર પર્વત આસપાસના વિસ્તારમાં ગઇકાલે વરસાદ થતા વિલીંગ્ડન ડેમ ફરીથી ઓવરફલો થયો છે તથા ગીરનાર પર્વત પરથી વહેતા ઝરણાં મનોહર દેશ્ય રચી રહ્યાં છે ઝાલાવાડમાં ધ્રાંગધ્રાથી માંડી દસાડા વચ્ચેની પટ્ટીમાં હળવા ભારે ઝાપટા બપોરથી ચાલુ હતા

વલસાડ ઉમરગાંવ અને કપરાડામાં વરસાદનું જોરદાર આગમન થતા ડાંગ જિલ્લામાં વઘઈથી માંડી સાપુતારા અને આહવા સુધીની પટ્ટીમાં ધોધમાર વરસાદના અહેવાલ છે

અને સંભવતઃ આગામી ઉનાળા સુધીમાં અમરેલીને ખોડિયાર ડેમનું પાણી મળવા લાગશે

ગઇરાત્રે ધારીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે શેત્રુંજી નદીના ઉપરવાસમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં ખોડિયાર ડેમમાં સાડા ત્રણ ફૂટ નવું પાણી આવ્યું છે

અને નદીના પટ્ટમાં અવરજવર કરવાની મનાઈ ફરમાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમત જગતમાં ઉત્સાહ જગાવવા તેમજ શારીરિક શકિત વધારવા તેમજ રમત ગમત થકી કૌશલ્ય વિકાસ માટે ખેલ મહાકુંભની શરૂઆત પછી સમગ્ર દેશમાં અનેક ખેલાડીઓ રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે ત્યારે તાજેતરમાં ખેલ મહાકુંભની શરૂઆત છે

ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજિસ્ટ્રેશન થયા છે તેમાં સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લો ચોથા ક્રમે આવે છે